શ્રી સીંહે કહ્યું કે એકબીજા માટે સન્માન અને સંવેદનશીલતા પાડોશી દેશો સાથે શાંતીપુર્ણ સંબંધો મેળવી રાખવાનો આધાર છે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઉદભવેલી સ્થિતિ અંગે લોકસભામાં નિવેદન રખાતા શ્રી સિંહે કહયું કે ભારત પ્રવર્તમાન સ્થિતિને વાતચીત ધ્વારા ઉકેલવા અંગે ગંભીર છે શ્રી સિંહે વધુમાં જણાવ્યું હતું કે ચીને મોટી સંખ્યામાં પોતાના સૈનિકો અને હથિયારો વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ખડકી દીધા છે પરંતુ ભારતીય સેના સીમા પર ઉદભવતા કોઇપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે

સંરક્ષણ મંત્રીએ ખરાબ હવામાનમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં માતૃભૂમિ રક્ષા કરતા સશસ્ત્ર દળોના હિતમાં પ્રસ્તાવ મંજુર કરવા પણ જણાવ્યું

તેની સાથો સાથ લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધી રહી હોવાનું પણ તારણ મબ્યું છે

આ કેન્દ્રોની સ્થાપનાનો ઉદેશ યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે દીવ દમણ ઉપરાંત આસામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મેઘાલય અને સીકકીમમાં આ કેન્દ્રો ખોલવામાં આવશે મંત્રાલય ધ્વારા પ્રથમ તબકકામાં આઠ રાજયોમાં આ ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરાઇ હતી

જાપાનમાં સૌથી વધુ સમયગાળા માટે પ્રધાનમંત્રી તરીકે સેવા બજાવનારા શીન્જો આબેએ તબિયતના કારણોસર રાજીનામું આપવાની ગયા મહિને જાહેરાત કરી હતી જાપાનના શાસક ઉદારવાદી લોકશાહી પક્ષ દ્વારા આજે નવા વરાયેલા શ્રી સુગાને પ્રધાનમંત્રીપદે નિમવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે શ્રી સુગાએ અદના નાગરિકો અને ગ્રામીણ સમુદાય માટે સેવા બજાવવાનું વચન આપ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ શ્રી શીન્જો આબેની અધૂરી રહેલી નીતીઓ પૂર્ણ કરશે અને કોરોના મહામારીના કારણે હયમચી ગયેલા અર્થતંત્રને ફરી સ્થિર કરવાના કામને પ્રાથમિકતા આપશે

આ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલે જણાવ્યું કે ડીઆરડીઓનું મિશન શકિત અભિયાન અત્યંત સાહસપુર્ણ પગલુ હતું તેમણે કહયું કે આ મિસાઇલના કારણે ભારત અંતરીક્ષમાં પોતાના સંસાધનોની રક્ષા કરવા સક્ષમ બન્યું છે તેમણે અન્ય ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ ડીઆરડીઓ ની પ્રશંસા કરી હતી

આ ક્ષમતા ધરાવતો ભારત દુનિયાનો ચોથો દેશ છે

આઈ એ દ્વારા ગોધરામાંથી એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે

જાસૂસી સંસ્થા માટે કામ કરતો હોવાનું મનાય છે આ શખ્સ વિશાખાપદનમ નેવલ સ્પાઈ રિંગ કેસનો પણ મુખ્ય આરોપી હોવાનો આરોપ છે જેમાં ભારતીય નેવીના જહાજો સબમરીન તેમજ અન્ય સંરક્ષણ સ્થાનોની હિલયાલની વર્ગીફત માહિતી મેળવીને અધિકારીઓને પૈસા આપવામાં આવ્યા હતા